જમ્મ્ કાશ્મીરના કથ્રઆ જિલ્લામાં બળાત્કાર અને હત્યાકેસમાં ત્રણ જણાંને આજીવન કેદ તથા ત્રણને પાંચ વર્ષની જેલ ફરમાવી

પશ્ચિમ બંગાળના રાજયપાલ કેસરીનાથ ત્રિપાઠીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રીશ્રી અમીત શાહની મુલાકાત લઇ રાજયની સ્થિતિથી વાકેફ કર્યા

અન્ય એક આરોપી વિશાલને અદાલતે છોડી મૂક્યો છે

નવી દીલ્હીમાં પશ્ચિમ બાબતોના વિદેશ સચિવ ગીતેશ શર્માએ જણાવ્યું કે મધ્ય એશિયાના દેશો સાથે જોડાવા માટે શાંઘાઇ સંગઠન મહત્વપૂર્ણ છે

આ પરિષદની સાથોસાથ શ્રી મોદી રશિયા અને ચીનના રાષ્ટ્રપતિ સાથે બેઠક યોજશે પરિષદમાં અફઘાનિસ્તાન અંગે પણ ચર્ચા થશે વિદેશમંત્રાલયના પ્રવકતા રવીશકુમારે જણાવ્યું કે શ્રી મોદી અને શ્રી ઇમરાનખાન વચ્ચે કોઇ જ બેઠક યોજાશે નહીં

આ પ્રસંગે નેપાળના નાણાંમંજ્ઞી ડોકટર યુરવાજ ખાતીવાડા હાજર રહ્યા હતા

ભારતે અત્યાર સુધીમાં સાડા ચાર અબજ નેપાળી રૂપિયાની સહાય ચૂકવી છે આ પ્રોજેક્ટ હેઠળ નેપાળ સરકારે નક્કી કરેલા ધોરણો મુજબ લાભાર્થીઓને ઘરો પૂરાં પાડવામાં આવે છે

આજે ફેસબૂક ઉપર પોસ્ટમાં વિક્રમસિંઘે કહ્યું છે કે નરેન્દ્ર મોદીના સતત સમર્થનથી લોકોમાં વિશ્વાસ વધશે અને તેમના દેશમાં વ્ધુ સંખ્યામાં પર્યટકો આવવા માટે પ્રેરાશે રાનિલ વિક્રમસિંઘે કહ્યું છે કે તેઓ અને ભારતના પ્રધાનમંત્રીએ શ્રીલંકા ભારત અને માલદિવની વચ્ચે ત્રિપક્ષીય વાર્તાને પુનઃજીવિત કરીને ક્ષેત્રીય સુરક્ષાને મજબૂત કરવા સહિત જૂદા જૂદા મુદ્દાઓ ઉપર વિચાર વિમર્શ કર્યો છે તેમણે ભારતથી શ્રીલંકાના સુરક્ષાદળો સાથે સંપૂર્ણ તાલમેલથી સાથે કામ કરવા અને તેમને આતંકવાદ વિરોધી તાલીમ તથા અન્ય જરૂરી સહાયતા ઉપલબ્ધ કરાવવા અનુરોધ કર્યો છે

બ્રિટન ફાન્સ અને ચીન સહિત કેટલાંક દેશો દ્વારા શ્રીલંકામાં પ્રવાસ ન કરવા માટેની આપેલી ચેતવણી પાછી લીધા બાદ નરેન્દ્ર મોદી ત્યાં ગયા હતા અને આનાથી શ્રીલંકાના પ્રવાસન ઉદ્યોગમાં વ્રદ્ધિ થવાની સંભાવના છે

તેઓ ક્રષિ અને ગ્રામીણવિકાસ ક્ષેત્રના પ્રતિનિધિઓને મળશે તથા બાદમાં ઉદ્યોગ અને વેપાર સંગઠનોના પ્રતિનિધિઓને મળશે

પોર્વોરીમ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જગ્નાવ્યું કે આ માટે જરૂરી કાનૂની સુધારાઓ કરવામાં આવશે આ જોગવાઇની અનામતનો લાભ મેળવતા અન્ય વર્ગને અસર નહીં થાય તેની કાળજી લેવાશે તેમણે કહ્યું કે ગોવાન નવા એડવોકેટ જનરલ તરીકે દેવિદાસ પંધમની નિમણુંક કરવામાં આવી છે

નવી દીલ્હીમાં આજે પત્રકારો સાથે વાત કરતાં શ્રી ત્રિપાઠીએ કહ્યું કે તેમણે પશ્ચિમ બંગાળની સ્થિતિ અંગે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીને જાણ કરી છે પશ્ચિમ બંઘાલમાં ચૂંટણી પછી હિંસાના મુદ્દા પર કેન્દ્ર અને પશ્ચિમ બંઘાળ સરકારની વચ્ચે શાબ્દીક યુદ્ધની વચ્ચે રાજ્યપાલે આજે રાજ્યાની દિલ્હીની મુલાકાત લીધી છે

દંડની રકમ પીડીતાને આપવામાં આવશે

અવધ એક્સપ્રેસ બલરાઇ સ્ટેશને ઉભી રહી ત્યારે મુસાફરો નીચે ઉતરીને ટ્રેક પર ઉભા હતા આ સમયે રાજધાની એકસપ્રેસ પસાર થતાં આ દુર્ઘટના સર્જાઇ હતી ઘવાયેલાઓને સાઇફાઇ અને ટુંડલાની હોસ્પીટલમાં દાખલ કર્યા છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુર્ઘટના અંગે દુઃખ વ્યકત કરી ઘવાયેલાઓને તાકીદે સારવાર પૂરી પાડવા તાકીદ કરી છે

કેન્દ્રના નિયામક દિનેશ ત્યાગીએ આજે નવી દીલ્હીમાં તેની મંજૂરી અંગેનું પ્રમાણપત્ર જાહેર કર્યું હતું અને તેને મુખ્ય ઉત્પાદક હીરો મોટર કોર્પોરેશનના મુખ્ય અધિકારીને સોંપ્યું હતું

એસ છ ધારાધોરણો અમલી બનાવવાનો નિર્ણય કર્યો છે

આ ધારાધોરણ સમગ્ર વિશ્વના અન્ય દેશોના ધારાધોરણ સમકક્ષ છે ભારત સ્ટેજ ધારાધોરણો વાહનોના ્ધુમાડાને લગતાં છે અને તે માર્ગો પર ફરતાં તમામ વાહનોને લાગ્ર પડે છે

આજે મુંબઇમાં તેણે આ જાહેરાત કરી છે

તેણે ઇંગ્લેન્ડની સામે એક ઓવરના છ બોલમાં છ સિકસનો વિક્રમ નોંધાવ્યો હતો

જો કે આ અંગે તાલીબાનોએ કોઇ પ્રતિભાવ આપ્યો નથી